કેન્દ્રિય મંત્રીમંડળ ચીફ ઓફ ધ ડીફેંસ સ્ટાફની જગ્યાને મંજૂરી આપી છે સંરક્ષણમંત્રાલય હેઠળ શરૂ કરાયેલા ડીપાર્ટમેન્ટ ઓફ એર્ફેર્સ બાબતોના વડા રહેશે કેબિનેટે ભારતીય રેલવેને વધુ અસરકારક બનાવવા રેલવેની પુનઃરચનાને પણ મંજૂરી આપી છે

આરજેડી ગઠબંધનની સરકાર રચવાનો દાવો કર્યો છે ઉત્તરપ્રદેશની પોલીસે નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્વ દેખાવો કરવા બાબતે

આવ્યા છે

આ વર્ષમાં ગયા પ્રજાસત્તાકદિન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાબતની જાહેરાત કરી હતી સંરક્ષણ સ્ટાફના વડાનો રેન્ક ચાર તારકનો રહેશે અને તેમનો પગાર સેવાના વડાઓની સમકક્ષ રહેશે સંરક્ષણમંત્રાલયે નવા ઉભા કરાયેલા ડીપાર્ટમેન્ટ ઓફ મિલીટ્રી એફેર્સના વડા તરીકે રહેશે અને તેના સચિવ તરીકે ફરજ બજાવશે

મંત્રીમંડળના નિર્ણયોની જાહેરાત કરતાં રેલવેમંત્રી પિયુષ ગોચેલે કહ્યું કે રેલવેબોર્ડની સંસ્થાકીય પુનઃરચનાને પણ મંજૂરી અપાઇ છે તેમણે કહ્યું કે રેલવેબોર્ડના વડા તરીકે ચેરમેન છે જેઓ મુખ્ય કારોબારી અધિકારી તરીકે કામગીરી બજાવશે અને તેમની સાથે યાર સભ્યો અને કેટલાક સ્વતંત્ર સભ્યો રહેશે

તેમણે કહ્યું કે સેવાઓના એકત્રીકરણથી વિભાગોનો અંત આવશે અને રેલવેની કામગીરીમાં સરળતા આવશે તેમણે ઉમેર્યું કે આ સેવાઓની એકત્રીકરણની ભલામણ રેલવેની જુદીજુદી સમિતિઓએ કરી હતી રેલવે અધિકારીઓના ઉત્સાહભર્યા સમર્થનથી આ પગલું લેવાયું છે શ્રી ગોયેલે કહ્યું કે વિભાગીકરણનો સુધારો એ મોટું પગલું છે

મીડીયા સાથેની વાતચીતમાં માહીતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે ગુજરાત હરિયાણા કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના નિયત કરાયેલા વિસ્તારોમાં પાંચ વર્ષ માટે તેનો અમલ કરાશે

રાંચીમાં પત્રકારો સાથેની વાતયીતમાં શ્રી સોરેને કહ્યું કે આ માટે આજે રાત્રે આઠ વાગે રાજયપાલ વ્રોપદી મુર્મને મળવા સમય માંગ્યો છે આ અગાઉ ઝારખંડ મુક્તિ મોરયા જેએમએમના કાર્યકારી પ્રમુખ રહેલા હેમંત સોરેન આજે વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે આ નિર્ણય રાંચીમાં નવા ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો છે પક્ષ પ્રમુખ શિબુ સોરેનની અધ્યક્ષતામાં આ બેઠક તેમના નિવાસસ્થાને યોજાઇ હતી આજે રાત્રે મહાગઠબંધનના સહયોગથી એક બેઠક યોજાશે જેમાં હેમંત સોરેનને ગઠબંધનના નેતા તરીકે ચૂંટવામાં આવશે

આજે નવીદીલ્હીમાં આકાશવાણી એવોર્ડના વાર્ષીક કાર્યકમમાં સંબોધતાં કહ્યું કે ડીજીટલ રેડિયોનું શ્રવણ ખૂબ સ્પષ્ટ અને તેની પહોંચ વધુ છે મંત્રીએ કહ્યું કે આકાશવાણીએ એક સંસ્થા છે અને તે લોકોના જીવન ધોરણનો ભાગ છે પછી તે સંગીત હોય સમાચાર હોય કે આનંદપ્રમોદ હોય તેમણે કહ્યું કે આકાશવાણી પાસે ગીતોનો સમૃદ્ધ ભંડાર છે જે બધા માટે ઉપલબ્ધ છે પ્રસાર ભારતીના ચેરમેન ડો

સૂર્યપ્રકાશે કહ્યું કે આકાશવાણી સમાચારોની ખૂબ જ વિશ્વસનીયતા છે પ્રસારભારતીના સીઇઓ શશીશેખર વેંપતીએ કહ્યું કે આ એવોર્ડના ફોરમેટમાં કેટલાક પરિવર્તનોની જરૂર છે જેથી કરીને પ્રતિભાશાળી લોકોને બહાર લાવી શકાય

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહરાજથમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે યોજાયેલી રેલીમાં ભાગ લીધો હતો

તેમણે કહ્યું કે આ ધારો શરણાર્થીઓને સન્માન અપાવશે ભાજપના સમર્થન સાથે નાગરિક સમિતિ દ્વારા આ રેલીઓનું આયોજન કરાયું હતું મુરતમાં યોજાયેલી સમર્થન રેલીમાં વનરાજ્યમંત્રી ગણપતસિંહ વાસાવા સહિતમ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી નાગરિકતા સુધારા ધારાને સમર્થન આપ્યું હતું

લખનઉના એસએસપી કલાનિધિ નૈથાનીએ આજે કહ્યું કે પોપ્યુલર ફન્ટ ઓફ ઇન્ડિથા સંસ્થાના ત્રણેય સભ્યોની લખનઉ અને રાજયના અન્ય જીલ્લાઓમાં હિંસા માટે ઉશ્કેરણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે પોલીસે તેમની પાસેથી વાંધાજનક પેમ્ફલેટ અને સીડી પણ જપ્ત કરી છે રાજયમાં પરિસ્થિતિ સામાન્ય છે અને કોઇ અનિચ્છનીય બનાવ બન્યો હોવાના અહેવાલ નથી પોલીસે આજે તોફાનીઓના ફોટોગ્રાફ જાહેર કર્યા છે અને લોકોને તેઓ અંગેની માફીતી આપવા અપીલ કરવામાં આવી છે આ દરમિયાન કોંગ્રેસના નેતા રાહ્લ ગાંધી અને પક્ષના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરા મૃતકના પરિવારને મેરઠ મળવા જતાં તેઓની પ્રતાપપુર નજીક મેરઠ પોલીસે અટકાવ્યા છે

આજ બેંગ્લોર ખાતે એક વર્કશોપના ઉદઘાટનમાં તેમણે જણાવ્યું હતું કે નાગરિકત્વ સુધારા કાયદા અંગે વિરોધ પત્ર લધુમતિ સમાજને ગેરમાર્ગે દોરે છે કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવશે અને વિદેશી નાગરિકોને કારણે તેમની નાગરિકતા જોખમાશે

અને સર્વધર્મ સમભાવમાં માને છે

આ દિવસનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના હક અને ફરજોથી માહીતગાર કરાવવાનો અને ગ્રાહક યળવળનું મહત્વ સમજાવવાનો યે

આ કાયદાનો હેતુ ગ્રાહકોને ખામીયુક્ત માળ સેવામાં ઉણપ જેવા વિવિધ શોષણ સામે ગેરવ્યાજબી વેપાર વ્યવહારો સામે અસરકારક સુરક્ષા આપવાનો છે

ગોવા પ્રવાસન માટે ખૂબ જ જાણીતું સ્થળ છે જેમાં વિદેશી અને સ્થાનિક લોકો ઉજવણીમાં ભાગ લેવા આવે છે નાતાલની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી થાય છે દેવળોમાં આજ મધ્યરાત્રીથી જ પરંપરાગત સંગીતથી ઉજવણી શરૂ થશે રંગબેરંગી રોશની અને સુશોભન એ ઉજવણીની મુખ્ય લાક્ષણિકતા છે આ તહેવારમાં બેબીન્કા તેમજ ડોડોલ વાનગીઓ ખૂબ જ પ્રખ્યાત છે આ તહેવાર દરમિયાન પોલીસ દ્વારા સુરક્ષા અને વાહન વ્યવહાર બંદોબસ્તની સધન વ્યવસ્થા કરવામાં આવી છે

વેસ્ટઇન્ડિઝ સામેની શ્રેણીમાં બંને ખેલાડીઓએ પોતાનું સ્થાન જાળવ્યું છે